સી પર મહોર લગાવવામાં આવી હતી

સુધી ચાલવાનું છે ત્યારે સંભવતઃ આવતીકાલે નાગરિક સંશોધનને સંસદમાં રજૂ કરવામાં આવશે

અત્રે જણાવીએ કે જો આ બિલ પસાર થઈ જશે તો પાડોશી દેશમાંથી ભારતમાં આવીને રહેનારા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં સરળતા થઈ જશે

સંસદમાં ગઈકાલે કેન્દ્રિયમંત્રી રામવિલાસ પાસવાને કરેલી જાહેરાત અનુસાર સરકારની આ મહત્વકાંક્ષી યોજના અંગેની તમામ તૈયારીઓ પુર્ણતાના આરે છે કોઈપણ ગરીબ વ્યક્તિ તેના હક્કની સબસિડી હેઠળ ખાદ્યપદાર્થોથી વંચિત ન રહે તેવા ઉમદા આશયથી આ યોજના પર કામગીરી કરાઈ રહી છે

જેને પરિણામે કોઈપણ સ્થળેથી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ખરીદી કરી શકાશે

ગુજરાત સરકારે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદમાં આવતા એટલે કે શહેરી અર્ધશહેરી વિસ્તારોમાં ટુ વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરાશે આમ શહેરી કે અર્ધ શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો તેને ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહીં અલબત્ત હાઈવે પર ટુ વ્હીલરચાલકો માટે હેલ્મેટ પહેરવું રહેશે અને તે નિયમનું પાલન નહીં કરનારને આકરો દંડ પણ કરાશે જો કે ગુજરાત સરકારની કેબિનેટમાં રાજ્ય તથા રાષ્ટ્રીય ધોરી માર્ગે પર વાહન હંકારતા ટુ વ્હીલરચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો નિયમ ચાલુ રાખ્યો છે

મી થી પણ વધુ રહેતી હોય છે આ સંજોગોમાં અકસ્માત થાય તો ટુ વ્હીલરચાલકને માથામાં ઈજા પહોંચવાનું જોખમ વધી જાય છે આ સંજોગોમાં હાઈવે પર ટુ વ્હીલરચાલક માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ ચાલુ રખાયો છે આ નિયમના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ પણ ચાલુ રહેશે

તેમજ અનિયમિતતાને કારણે કચ્છ ગુજરાત રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના પ્રવાસીઓને મુશ્કેલી ભોગવવી પડે છે તેવામાં કચ્છને દિલ્હી સાથે જોડતી સુપરફાસ્ટ ટ્રેનની તાતી જરૂર જણાઈ રહી છે આ ઉપરાંત ભુજ હવાઈમથકને આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવવાની પણ તેમણે સંસદમાં રજુઆત કરી હતી

રેલવે દ્વારા યાત્રીઓને નવી સુવિધાઓ પુરી પાડવાના ભાગરચે આ સુવિધા અંતર્ગત યાત્રિકોની સીટ ના નંબર યાત્રિકોના ફોટા સાથે તેમના વ્હોટસએપ પર આવી જશે આના કારણે પ્લેટફોર્મ પર લાંબી કતારોની સમસ્યાથી મુક્તિ મળી જશે

જાફરાબાદ થી માંડી ઓખા સુધી ના દરિયા કાંઠે આવેલા નાના મોટા તમામ બંદર ઉપર એક નંબર નું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે દરિયા માં હજુ સુધી ખાસ કરંટ જોવા મળ્યો નથી પણ માછીમારો ને સાવચેત કરાયા છે મધદરિયે પડેલી માછીમાર હોડીઓ ને કાંઠે સંપર્ક માં રહેવાનો સંદેશો પાઠવાયો છે સાતમી ડિસેમ્બર સુધી હવામાન નું ધ્યાન રાખવા સૌને જણાવાયું છે કુલ્પના શાહ હવામાન રાજ્યના વાતાવરણમાં આવેલ પરિવર્તનને પગલે કેટલાક સ્થળોએ કમોસમી ઝાપટા વરસી રહ્યા છે ત્યારે જીલ્લાના વાતાવરણમાં પણ બદલાવ આવતા તાપમાન ઉચકાયું છે